આ સાથે સરહદ ડેરી દ્રારા અંજાર ભયાઉ વચ્ચે ઉભા થનારા બે લાખ લીટર દુધના પ્લાન્ટનું પણ ભુમિપુજનકરશે ત્યારે તેમના આગમન પુર્વે લોખંડી બંદોબસ્ત સહિતની તમામ તૈયારીઓ પુર્ણ કરી દેવાઈ છે આ પ્રસંગે ધોરડો ખાતે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉર્જા મંત્રી સૌરભ પટેલ પ્રવાસન અને મત્સ્યધોગમંત્રી જવાહર ચાવડા ગૃહરાજ્યમંત્રી પ્રદિ પસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે

જેના દ્રારા આ વિસ્તારની જળ સલામતીમાં વધારો થશે તો રાષ્ટ્રીય કિસાન વિકાસ યોજના ફેઠળ નિર્માણ પામનારા સરહદ ડેરીના મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાન્ટનું ડીજીટલ માધ્યમથી શિલાન્યાસ પણ પ્રધાનમંત્રીના હસ્તે થનાર છે

ના ખર્ચે તૈયાર થનાર આ પ્લાન્ટથી મહત્તમ ઉત્પાદકતા સાથે કામ કરી શકાશે

તેમણે ઉમેર્થુ હતું કે આ પ્લાટ કાર્યરત થતાં પ્રધાનમંત્રીનો ખેડુ તો તેમજ પશુ પાલકોની આવક બમણી કરવાનો સંકલ્પ ખરા અર્થમાં સાકાર થશે ધોરડો ખાતે પ્રધાનમંત્રી કચ્છના પ્રગતિશીલ ખેડૂતોને અને કચ્છ સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતોને મળી તેમને સાથેવાર્તાલાપ કરશે અને કચ્છના ફસ્તકલા કારીગરોને પણ મળશે આ ઉપરાંત પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી ભૂ કંપગ્રસ્તોની સ્મૃતિમાં ભુજમાં બની રહેલા મેમોરિયલ પાર્કનીમુખ્યમંત્રી વિજય રૂપાણી અને અધિકારીઓ સાથે સમીક્ષા કરશે અને મોડી સાંજે નવીદિલ્ફી પરત ફરશે

તેમણે મન કી બાત કાર્યક્રમ હોય કે દેશના કોઈપણ સ્થળે તેમના પ્રવચનમાં અવારનવાર કચ્છનો ઉલ્લેખ કરી હંમેશા તેમણે કચ્છ પ્રત્યે પોતાની લાગણી દર્શાવી છે